ગઈકાલે દિલ્હીમાં શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે સાથેની બેઠકમાં તેમણે કહ્યુ કે શ્રી લંકામાં સલામતીસમૃઘ્યિ અને સ્થિરતા રહે તે માત્ર ભારતના નહિ પણ સમગ્ર હિંદ મહાસાગર વિસ્તાર માટે ઉપયોગી છે તેમણે કહ્યુ કે બંન્ને દેશો આંતકવાદનો સાથે મળીને સામનો કરવા સંમત થયા છે બંન્ને પ્રધાનમંત્રીઓએ દ્રિપક્ષીએ સંબંધો વધારવા તથા વેપાર અને મુડીરોકાણને વધુ પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે

સોમવારે બપોરે રેલ્વે સ્ટેશન આવી પર્હોંયશે જયા રાજયપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ત્યાંથી પછી તેઓ ધોરડો અને કાળા ડુંગરની મુ લાકાતે જશે અને રાત્રિ રોકાણ ધોરડો મુ કામે ટેન્ટસિટીમાં કરશે

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઉઝબેકિસ્તાનની મુલાકાતના સંદર્ભમમાં કહ્યુ કે ગુજરાતના ઉધીગકારઓએ વિવિધ ક્ષેત્રે ઓગણ સાઈઠ જેટલા પ્રોજેક્ટ માટે સહભાગીતા કરી છે

જુનાગઢ ખાતે રાજપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને એક કાર્યશાળા યોજાઈ હતી

જમીન બિનફળદ્રુપ થતી અટકે છે અને તેની ઉત્પાદન શક્તિ વધે છે તેમણે ઉમેર્યું કે ગુજરાતના ખ્કે તોને પ્રાકૃતિક ખેતીમાં દેશનું નેતૃત્વ કરવાનું છે રાજ્યપાલે રાજ્યસરકાર પ્રાકૃતિક ખેતીને વિશેષ મહત્વ આપી રહી છે એ પ્રત્યે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યુ કે ખેડુતોની આવક બમણી કરવા ઈમાનદારીથી પ્રાકૃતિક ખેતી અપનાવવી એ જ ઉપયાર અને ઉપાય છે

હાલમાં પેદ્રોલના ભાવમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં સૌથી ઓછા ભાવ જોવા મળ્યા હતો જે ભારતીય બજાર અને ગ્રાહકોને ફાયદારૂપ બનશે એમ તેલબજારના નિષ્ણાંતો જણાવી રહ્યા છે

ડી વરસાણી વિધાલયમાં ઈસરોના વિખ્યાત વૈજ્ઞાનિકો પ્રયોગો પ્રદર્શિત કરશે જેમાં ચંદ્રયાનમંગળ અભિયાન સહિતના નિદર્શન કરાવાશે તેમજ ઈસરોના સાત વૈજ્ઞાનિકો વિવિધ પ્રયોગો અને લાભોની જાણકારી આપશે

કેડેટ્સ કચ્છ જિલ્લાના માંડવીની કોમર્સ કોલેજના એનસીસી કેડેટ તાજેતરમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલ એનસીસીના રાષ્ટ્રીય કેમ્પમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવ્યો છે

સી સી કેડેટ કમલેશ ગઢવીએ જીતી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે